તેમણે કહ્યું કે સંસદે આ બાબતને ધ્યાનમાં લેવી જોઇએ સમાજ પરીવર્તન માટે સ્ત્રી સશક્તિકરણ અંગે માઉન્ટ આબુ સ્થિત બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય મથકે આજે યોજાયેલા રાષ્ટ્રીય પરિસંવાદના ઉદ્વાટન પ્રસંગે તેમણે જણાવ્યું કે મહિલા સલામતી સામે ગંભીર પ્રશ્નો છે જેના માટે ઘણા કાર્યો થયા છે પણ ફજી ઘણું કાર્ય કરવાનું બાકી છે તેમણે કહ્યું કે પ્રત્યેક નાગરીકની ફરજ છે કે સ્ત્રીઓના સન્માન પ્રત્યે તેમના પુત્ર સંવેદનશીલ બને તેમણે કહ્યું કે સ્ત્રી સશક્તિકરણથી જ સમાજ પરિવર્તન સંભવ છે

સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓને ઘટનાની તપાસ માટે ઘટના સ્થળે લઈ જવાયા ત્યારે ચટનપલ્લી ખાતે તેઓએ પોલીસ પાસેથી હથિયારો છીનવીને ભાગવાની કોશિશ કરતા પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો સાયબરાબાદ પોલીસે આરોપીઓનું મોત થયું હોવાનું જણાવ્યું છે દરમિયાન રાષ્ટ્રીય માનવ અધિકારપંચે આ એન્કાઉન્ટરની તપાસ માટે એક ટુકડી મોકલવા નિર્ણય કર્યો છે અને ઝડપથી અહેવાલ માંગ્યો છે અખબારી અહેવાલના પગલે પંચે સુઓ મોટુ અરજી કરી છે

સભાપતિ મીનાક્ષી લેખીએ કોગ્રેસના ગૃહના નેતા અધિર રંજન ચૌધરીને બિનશરતી માફી માટે વિનંતી કરી હતી

દરેક શહેરમાં અલગ અલગ પ્રકારનાં પ્રદૃષણને ધ્યાનમાં લઈને આયોજન કરાયું છે

આજે રાજ્યસભામાં કૃષિ અ ખેડૂત કલ્યાણમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે ખેડૂતકલ્યાણનાં ઘણા પગલાં લેવાયાં છે તેમાં પ્રધાનમંત્રી પાકવીમા યોજના પરંપરાગત કૃષિ વિકાસ યોજના દ્વારા સજીવ ખેતીને પ્રોત્સાહન ખરીફ અને રવી ઋતુના ટેકાનો ભાવમાં દોઢો વધારો જેવી બાબતો આવરી લીધી છે

સાત જિલ્લા ના વીસ મત વિસ્તારમાં મતદાન થશે

મુખ્યમંત્રી રધુબર દાસ સહિત અગ્રણી ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે

આજે નવી દિલ્ફીમાં યોજાયેલ ચોથા ભારતીય જળ પરીષદને સંબોધતા જળશકિત મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સરકારના આ પગલાને બિરદાવ્યા તેમણે કહ્યું કે કેન્દ્રએ ગંગાના પ્રવાહને સ્વચ્છ અને અવિરત કરવાની ખાતરી આપી છે

અને પરસ્પર હિતની નવી બાબતો તારવી કઢાશે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરેશ્યસના પ્રધાનમંત્રી પ્રવીન્દ જગન્નાથ વચ્ચેની બેઠકમાં શ્રી મોદીએ જણાવ્યું કે મોરેશ્યસને સમુદ્ધ સ્થિર અને સલામત દેશ તરીકે આગળ વધવામાં ભારતનો સંપૂર્ણ સહયોગ છે શ્રી જગન્નાથે વિવિધ પ્રોજેક્ટમાં ભારતના સહકાર બદલ ક્રતજ્ઞતા દર્શાવી હતી

તેમણે આશા દર્શાવી કે ભારત તેમા આશાસ્પદ ભૂમિકા ભજવશે શ્રી જગન્નાથ તેમની પત્ની કવિતા જગન્નાથ સાથે ભારતની ખાનગી મુલાકાતે આવ્યા છે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે વિવિધ ગુનાઓમાં પોલીસ શોધતી હોવાથી ભારતીય દ્રતાવાસોને સતર્ક કરાયા છે તથા સ્થાનિક સરકારને પણ વાકેફ કરવા જણાવ્યું છે

શ્રી કોવિંદે સંસદ ભવન પરિસરમાં આવેલી ડૉ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પી હતી

વૈંકેથા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ મનમોહનસિંઘ સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોત સંસદીય બાબતોના મંત્રી પ્રફલાદ જોશી અને સંસદ સભ્યોએ ડૉ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પી હતી ઉપરાંત વિવિધ ક્ષેત્રોના ઘણા બધા લોકોએ પણ શ્રદ્ધાંજલી અર્પી હતી પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું હતું કે બાબા સાહેબે સામાજીક ઉત્થાન માટે તેમનું જીવન અર્પી દીધુ અને બંધારણ સ્વરૂપે દેશને એક અનોખો ઉપહાર આપ્યો જે ભારતીય લોકતંત્રની આધારશીલા છે તેમણે કહ્યું હતું કે કૃતજ્ઞ રાષ્ટ્ર હંમેશા તેમનું ઋણી રહેશે પક્ષના કાર્યકરોને સંબોધતા ભાજપ કાર્યકારી પ્રમુખ જે પી

વિજયકુમારની ગૃહમંત્રાલયમાં વરિષ્ઠ સલામતિ સલાહકાર તરીકે નિમણૂક થઈ છે

તેઓ હોદ્દો સંભાળશે ત્યારથી એક વર્ષ માટે કાર્ય કરશે